પ્રાદેશિક સમાચાર સીમ્પલ ઠક્કર વાંચે છે

વ્યાપક મેઘમહેરથી જળાશયમાં નવા નીરની આવક થઈ તો ધરતી પુત્રો પણ ખુશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી પર સવા ત્રણ કરોડના ખર્ચે બનવવામાં આવેલ હાઈલેવલ બ્રિજ

ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજીડેમ પાસે સાડા સાત કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરીનું ઈ ખાતમુહૂર્ત કર્યું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ લોકાર્પણ સંપન્ન થયું હતું

તેમણે ઉમેર્યું હતું કે લોકો સાવચેતી રાખે અને સામાજિક અંતરનું યુસ્ત પાલન કરે તો કોરોનાના કેસમાં ભારે ઘટાડો સંભવ છે

સુરત પોલીસ કમિશ્નરના તાબા હેઠળના ભૌગોલિક વિસ્તારમાં આ પ્રતિબંધ લાગુ રહેશે સુરત ન મ્યુનિસિપલ કમિશ્નર બાંછાનીઘિપાણિએ પણ સુરત વાસીઓને અપીલ કરી છે કે કોરોના ચેપગ્રસ્ત વિસ્તારથી દૂર રહે અને સામાજિક અંતર ખાસ જાળવે ચા નાસ્તા માટે ટોળે વળતાં લોકો ને ચેતી જવાની તાકીદ પણ તેમણે કરી છે

જામનગર પંથકના ધ્રોળમાં વેપારીઓ દ્વારા બપોરે બે વાગ્યા સુધીજ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે જેથી કોરોના સંક્રમણ ને રોકી શકાય

ઓલપાડના કુમાર છાત્રાલયમાં આ સુવિધા શરૂ થશે

ગીર સોમનાથ જિલ્લામાં ચાર કેસ નોંધાયા હોવાનું જાહેર થયું છે જેમાં ત્રણ કેસ વેરાવળ અને એક કેસ ગીર ગઢડાનો છે

સાબરકાંઠા જિલ્લામાં હીમતનગર કાકરોલ અને પ્રાંતિજ એમ ત્રણ સ્થળે થી કુલ આઠ નવા કેસ નોંધાયા છે

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ કેસ નોંધાયા છે અને તે તમામ દર્દી સાજા થઈ પોતાને ઘેર પહોચી ગયા છે

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંથી પણ ચાર નવા કેસ નોંધાયા હોવાની વિગત મળી છે

અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં મહાનગરપાલિકાની ટુકડી એ કડક ચેકિંગ હાથ ધરી પાન ગુટકા વેચતા ગલ્લા તથા દુકાનો બંધ કરાવ્યુ હતા અમદાવાદના માણેકચોક સોના યાંદી દાગીના અસોશિએશન દ્વારા નિર્ણય કરાયો છે કે ધંધા નો સમય સવારના દશ થી સાંજના પાંચ વાગ્યા સુધીનો જ રહેશે

ગાંધીનગર લોકસભા અમિત શાહ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાહબરી હેઠળ નાગરિકોને કોરોના સામે આરોગ્ય સેવાઓ સત્વરે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે

ધન્વંતરી રથમાં દર્દીની ઓપીડી સમયે તાવ શરદી કફ ડાયાબિટીસ બ્લડપ્રેશર ગ્લુકોમીટરના ઉપયોગથી લોહીમાં શુગર અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનના પ્રમાણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે પોતાના મતક્ષેત્રના નાગરિકોને ધન્વંતરી યોજનાનો લાભ પૂર્ણતઃ રીતે મળી શકે તે સુનિશ્ચિત કરવા આ યોજનાની સમીક્ષા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ ભાજપાના જનપ્રતિનિધિઓ આગેવાનશ્રીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે

મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની આગાહી છે બોટાદ શહેરમાં વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના નીચાણ વાળા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા અને રોડ પર પાણી ભરતા વાહન ચાલકો પરેશાન તો શહેરની મધ્યમાં નીકળતી ઉતાવળી નદી થઈ બે કાંઠે વહેતી થઈ જેથી ખાલી નદીમાં પાર્ક કરેલ કાર પાણીમાં તણાતી જોવા મડી હતી

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ થવાના અહેવાલ છે જયારે જુનાગઢ સુરત મોરબીમાં વાંકાનેર ખાતે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓ બે કાંઠે વહી રહી છે સુરતમાં પણ ભારે વરસાદના પગલે રસ્તા ઉપર અડધાથી એક ફૂટ પાણી ભરાયા હોવાના સમાચાર છે દરમિયાન સૌરાષ્ટ્ર દીવ દમણ દાદરાનગર હવેલી સહિત રાજ્યભરમાં કેટલાક સ્થળોએ હજુ પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે